ભારત અને ચીન વચ્ચે કોપર્સ કમાન્ડર સ્તરની મંત્રણા આજે પૂર્વ લદ્દાખના ચુશુલ ખાતે યોજાશે

રાજસ્થાન વિધાનસભા પક્ષની બેઠક જયપુરમાં ફરીથી યોજાશે

સત્તાવાર સૂત્રોને ટાંકીને અમારા સંવાદદાતા જણાવે છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી બાકી સૈનિકોને પાછા ખેંચવાનો મુદ્દો આજની ચર્ચાના કેન્દ્રમાં રહેશે ચીને તણાવ વધ્યો હતો તેવા ઘણાં સ્થળોએથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે જ્યારે પેગોંગ સરોવર પાસેના પર્વતીય વિસ્તાર ફિંગર ચારમાં ચીને પોતાના કેટલાંક સૈનિકોને ગયા સપ્તાહમાં પાછા બોલાવી લીધા હતા

ગુગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ ભંડોળ મૂડીરોકાણ અને સંયુક્ત સાહસો સ્વરૂપે ઉપયોગમાં લેવાશે શ્રી પિચાઈએ જણાવ્યું હતું કે ભારતનું ભાવિ તથા તેના ડિજીટલ અર્થતંત્રમાં વિશ્વાસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે આ મૂડીરોકાણ ભારતના ડિજીટાઇઝેશનના મુખ્ય ચાર ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને કરાશે તે દરેક ભારતીય માટે તેની પોતાની ભાષામાં સસ્તી અને સુલભ માહિતી પ્રદાન કરશે ભારતની અનન્ય જરૂરિયાતો માટે નવા ઉત્પાદનો અને સેવાઓ બનાવશે

જોકે ભાજપ કોંગ્રેસ તથા ડાબેરી મોરચો આ બનાવની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે પ્રદેશ ભાજપ એકમના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે ગઈકાલે રાજભવનમાં રાજ્યપાલ જગદીપ ધાનકરને મળીને આ બનાવની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગણી કરી હતી ભાજપે તેના ધારાસભ્યની હત્યાના વિરોધમાં આજે ઉત્તર બંગાળમાં બાર કલાકના બંધનું એલાન આપ્યું છે

આમ છતાં ન્યાયાધીશ પી

તપાસ સંસ્થાએ આરોપીઓએ ગુનો આચરવા માટે સંયુક્ત આરબ અમિરાતના રાજદ્રતાવાસના બનાવટી ચિન્હ અને સીલનો ઉપયોગ કર્યાનો આરોપ મૂક્યો છે એનઆઈએ એ દુબઈમાં રહેતા ફરીદ સામે ઇન્ટરપોલ દ્વારા બ્લ્યૂ કોર્નર નોટિસ જારી કરવાની કાર્યવાહીમાં આગળ વધવાની મંજુરી આપવા અદાલતને વિનંતી કરી હતી

રેલવેએ અન્ય હરિત પહેલ શરૂ કરી છે

ગ્રીન રેલ્વેનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે રેલ્વે વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવા અને હવામાન પરિવર્તન સામે લડવા માટે અનેક પહેલ કરી છે

નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટ સહિત કોંગ્રેસના બધા જ ધારાસભ્યોને આ બેઠક માટે લેખિત આમંત્રણ મોકલવામાં આવ્યું છે

શ્રી સુરજેવાલાએ બધા જ કોંગ્રેસી ધારાસભ્યો સાથી પક્ષો તથા અપક્ષ ધારાસભ્યોને મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપવા બદલ તેમનો આભાર માન્યો છે

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલના અધ્યક્ષ સ્થાને અને વેબ આધારિત કાર્યક્રમમાં શ્રી ગડકરી નવા પ્રોજેક્ટોનો શિલાયન્સ અને લોકાર્પણ કરશે

ગઈ છે હાલમાં ત્રણ લાખ એક હજાર

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિદેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રીયીસસે જણાવ્યું હતું કે નવા કેસો પૈકી અમેરિકામાં નોંધાતા કેસોની સંખ્યા નોંધપાત્ર છે